સાતમા તબક્કા માટે આજે ઉમેદવારીપત્રોની ચકાસણી ચાલી રહી છે

આઇપીએલ ક્રિકેટમાં આજે રાત્રે બેંગલોર અને રાજસ્થાનની ટીમ વચ્ચે મુકાબલો થશે

જુદાં જુદાં રાજકીય પક્ષોના અગ્રણીઓ વિવિધ સ્થળે રેલી સભાઓ યોજી રહ્યાં છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિરોધપક્ષ ઉપર રાષ્ટ્રીય સુરક્ષા માટે કોઇ એજન્ડા નહીં હોવાનો આરોપ મૂક્યો છે

તેમની સરકારે છેલ્લા પ વર્ષમાં આતંકવાદ વિરૂદ્વ કાર્ય કર્યું હોવાનું જણાવ્યું હતું

તેઓ આજે બહરાઇચ અને ઉત્તરપ્રદેશના બારાબંકી ખાતે રેલીઓમાં સંબોધન કરશે ભાજપના અધ્યક્ષ અમિત શાહ રાજસ્થાનના અલવર તથા દૌસા અને ભરતપૂર ખાતે ચ્રંટણી પ્રચાર કરશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મધ્યપ્રદેશના તિકમગઢ દામોહ તથા પન્નામાં જયારે બી એસ પી ના વડા માયાવતી ઉત્તરપ્રદેશમાં રેલીઓ યોજશે દરમિયાન લોકસભાની સાતમા અને આખરી તબક્કાની ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારીપત્રોની આજે ચકાસણી થશે

નાયબ ચૂંટણી કમિશનર ભુષણકુમારે ગઇકાલે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં આ મુજબ જણાવ્યું હતું પત્રકારોએ ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી અને અમિત શાહ તેમજ કોંગ્રેસના વડા રાહુલ ગાંધી સામે ચૂંટણીની આદર્શ આચાર સંહિતાના ભંગ બદલ થયેલી ફરિયાદોમાં થયેલી કાર્યવાહી અંગે પ્રશ્ન પૂછતા શ્રી ભૂષણકુમારે આજની બેઠકની વિગતો આપી હતી તેમણે કહ્યું કે આજની બેઠકમાં કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવા અંગે પણ વિચારણા કરાશે આ બેઠકમાં કાશ્મીરનાં અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇના વડપણ હેઠળની બેંચે ગઇકાલે આવો નિર્દેશ આપ્યો છે કોંગ્રેસના આસામની સીલ્ચર બેઠકના સાંસદ સુસ્મીતા દેવે સર્વોચ્ચ અદાલતને આ અરજીની સુનાવણી તાકીદે હાથ ધરવાની વિનંતી કરી છે તેમણે આક્ષેપ કર્યો છે કે ચૂંટણી પંચ શ્રી મોદી તથા શાહ સામે કાર્યવાહી કરી નથી

અને શ્રી ગાંધી તેમાં ડિરેકટર અને સેકેટરી હતા

આવતીકાલ સુધી ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધ્યા પછી ફાની ઓડીશા તરફ આગળ વધે તેવી પણ શક્યતા છે ફાનીના કારણે કેરળ આંધ્રપ્રદેશ તથા તમિલનાડુના દરિયાકાંઠા વિસ્તારોમાં આજે હળવોથી મધ્યમ વરસાદ થાય તેવી સંભાવના છે ભારતીય નૌકાદળે વિશાખાપટનમ ચેન્નાઇ ખાતે રાહત અને બચાવ કાર્ય માટે તેના જહાજો તૈયાર રાખ્યાં છે નોકાદળે જણાવ્યું હતું કે તમીનનાડુ અને આંધ્રપ્રદેશમાં પણ આપત્તિજનક પરિસ્થિતિને પહોંચીવળવા માટે નૌકાદળોના હવાઇ જહાજો તૈયાર રખાયા છે

રાષ્ટ્રીય આપત્તી વ્યવસ્થાપન સમિતિના નિર્ણયના આધારે રાજ્ય આપત્તી પ્રતિભાવ ભંડોળમાંથી આ આગોતરી સહાય સંબંધીત રાજ્યોને અપાશે

એનઆઇએના જણાવ્યા પ્રમાણે રિપાસ શ્રીલંકામાં થયેલા ઇસ્ટર સન્ડેના વિસ્ફોટોના માસ્ટર માઇન્ડ ઝહરાન હાશીમનો અનુયાયી છે

એક આંતરરાષ્ટ્રીય સમાચાર ચેનલને ઇન્ટરવ્યુ આપતા શ્રી સીરીસેનાએ કહ્યું હતું કે ત્રાસવાદી જૂથે આ હુમલાખોરોને તાલીમ આપી હતી

અને તે બધાને પકડી પાડવામાં આવશે

એસ ત્રાસવાદી જૂથના બાકી બચેલા નેતાઓને શોધીને તેમને પરાસ્ત કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે વિદેશ વિલણનાં જણાવ્યા પ્રમાણે અમેરીકાના નેતૃત્વવાળા આથી દેશો વિશ્વભરમાં આ આતંકવાદીઓને હરાવવા માટે એક થઇને લડશે

પી એલ

તે આવતીકાલે ચીનની વાંગ ઝીયી સામે મહિલાઓની પહેલી સીંગલ્સ રમશે

સિંધુ આ સ્પર્ધામાં ભાગ નથી લઇ રહી